આ ઉપરાંત લોકડાઉનની સ્થીતિમાં નિરાધાર વૃધ્ધ નિઃસહાય અને એકલવાયું જીવન જીવા લોકોને ખાવા પીવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે સ્વૈચ્છિક સેવા સંગઠનોના સહયોગથી વિના મુલ્યે ફૂડપેકેટસનું વિતરણ શરૂ કરાયું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંત્રીમંડળના મંત્રીઓ સાથે જોડાશે જયારે રાજ્યના મંત્રીઓ પોતાના જિલ્લાની કલેકટર કચેરીમાં હાજર રહી મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી જોડાશે અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળની કેબિનેટ બેઠક આધુનિક કોમ્યુનિકેશન વિડીયો કોન્ફરન્સથી પ્રથમ જ વાર યોજાઈ રહી છે

આ માટે તમામ દ્વકાનોમાં એપ્રિલ માસના રાશનનો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો છે

સરકારી રાશનના વિતરણની વ્યવસ્થામાં કોઈ ગેરરીતિ ન થાય અને તમામ લાભાર્થીઓને અનાજ મળી રહે તે માટે મોનીટરીંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે

વેપારી વર્ગને સરકારે રાહત આપી હોવાના પગલે માત્ર સરકારી ખાતાઓ જ સેટલ કરવાની કામગીરીમાં કર્મચારીઓ પરોવાયેલા જોવા મળ્યા હતા

કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ કે વાહનની આવનજાવન ઉપર પાબંદી મૂકી દેવાઈ છે કચ્છ જિલ્લામાં પ્રવેવા માટેના આડેસર અને સુરજબારી ચેકપોસ્ટના મુખ્ય બે રસ્તાને સીલ કરી દેવામાં આવ્યા છે કચ્છથી સ્થળાંતર કરીને જઈ રહેલા પરપ્રાંતિય શ્રમિકોને પણ જે તે જગ્યાએ રોકીને તેમને નજીકના આશ્રયસ્થાન ઉપર પહોંચાડી તેમને જરૂરત મુજબની વ્યવસ્થા કરવાના પ્રયાસો હાથ ધરાશે